રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત દોવલ અને ચીનના વિદેશમંત્રી વાંગ યી વચ્ચે થયેલી ટેલિફોનિક વાતયીત વખતે આ સહમતી સધાઈ હતી બંને પ્રતિનિધિઓએ સરહદી મુદ્દાઓ અંગે સ્પષ્ટ તથા વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી શ્રી દોવલ અને શ્રી થી એ મુદ્દે સંમત થયા હતા કે બંને દેશોએ વિયારોમાં ઊભા થતા મતભેદ વિવાદનું સ્વરૂપ ધારણ ન કરે તેનું ધ્યાન રાખવું પડશે ભારત અને ચીન સરહદે ઊભો થયેલો તણાવ ઘટાડવા પણ બંને પક્ષો સહમત થયા હતા બંને પ્રતિનિધિઓએ તણાવ ઘટાડવા રાજદ્વારી અને સેનાના અધિકારીઓ સ્તરની વાતચીત ચાલુ રાખવા ઉપર ભાર મૂક્યો હતો એવી જ રીતે ભારત ચીન સરહદે શાંતિ જળવાય તે હેતુથી દ્વિપક્ષીય સમજુતી અને પ્રોટોકોલ મુજબ ચર્ચાવિયારણા યાલુ રાખવાની સંમતિ શ્રી દોવલ તથા શ્રી યી એ આપી હતી

પ્લાઝમા બેન્ક બંગાળ પશ્ચિમ બંગાળના કોલકતા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે કોવિડના દર્દીઓની સારવાર માટેની પ્લાઝમા બેન્કનો આરંભ થયો છે મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ પ્લાઝમા બેન્કનું ઉદ્દઘાટન કરતા જણાવ્યું હતું કે બંગાળ સરકારે કોવિડના સંક્રમણને ખાળવા માટે ઘણાં પગલાં લીધાં છે

સ્કૂલ ઓફ ટ્રોપીકલ મેડિસનનું પણ આધુનીકીકરણ કરાશે

આશરે એક વર્ષની તપાસ બાદ એન્ફોર્સમેન્ટ વિભાગે આ કાર્યવાહી કરી છે મહારાષ્ટ્ર હોટલ મહારાષ્ટ્ર સરકાર મિશન બિગીન અગેનના પાંચમા તબક્કામાં ધીમેધીમે પ્રતિબંધો ઉઠાવી રહી છે

જો કે શોપિંગ મોલમાં આવેલી હોટલ ખોલી શકાશે નહિં હોટેલના માલિકોને પ્રવેશદ્વાર અને રિસેપ્શન કાઉન્ટર ઉપર પ્રવાસીઓનું થર્મલ સ્ક્રિનીંગ કરવું ફરજિયાત રહેશે આ ઉપરાંત પાર્કિંગ લિફટ જેવી જાહેર જગ્યા ઉપર ભીડ ભેગી ન થાય તે માટે તકેદારી રાખવી પડશે આ સિવાય સરકારે હોટેલ માલિકોને રિસેપ્શન ગેસ્ટ રૂમ તેમજ જાહેર સ્થળો ઉપર ખાસ કરીને પગ આધારીત સેનિટાઇઝર ઉપલબ્ધ કરવાની સૂચના પણ આપી છે

પોલીસના જણાવ્યા મુજબ પુલવામાં પોલીસ તથા સેનાના જવાનોની સંયુક્ત ટીમે આતંકવાદીઓ છુપાયા હતા એ વિસ્તારને ઘેરી લઇને તપાસ શરૂ કરી હતી સલામતી દળના જવાનો નજીક આવતા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો સલામતી દળોએ વળતો જવાબ આપતા એક આતંકવાદી ઠાર થયો છે આ આતંકવાદીની ઓળખ થઇ નથી કાશી વિશ્વનાથ પ્રસાદ ઉત્તરપ્રદેશમાં આવેલા પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન પ્રસાદની હોમ ડિલીવરી સેવા શરૂ કરાઇ છે કોરોના વાયરસ મહામારી વચ્ચે યાત્રાળુઓ મંદિરમાં રૂબરૂ આવી નથી શકતા તે માટે તેમને ઘરે બેઠા પ્રસાદ મળી શકે તે હેતુથી આ સેવા શરૂ કરાઇ છે

ઉલ્લેખનીય છે કે કેન્દ્રિય ગૃહ મંત્રાલયે યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને છેલ્લા વર્ષની પરીક્ષા લેવાની મંજુરી આપી હતી

એવી જ રીતે યુનિવર્સિટીઓના શૈક્ષણિક કેલેન્ડરનું તથા આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે માન્યતા આપેલી સ્ટેન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજરનું પરીક્ષા યોજતી વખતે પાલન કરવાની સૂચના ગૃહમંત્રાલયે આપી છે

સમગ્ર દેશની સાથે મિઝોરમમાં પણ શાળાઓ બંધ છે આમ છતા મિઝોરમ સરકારે સર્વ શિક્ષણ અભિયાનના લાભાર્થીઓને ચાલુ શૈક્ષણિક વર્ષના પુસ્તકો આપવાની કામગીરી હાથ ધરી છે

પ્રથમ તબક્કામાં કોલાસીબ સહિત ચાર જિલ્લાઓમાં પાઠ્યપુસ્તક વિતરણનો આરંભ થયો છે અને તબક્કાવાર બીજા જિલ્લાઓને આવરી લેવાશે